વિડીયો કોન્ફરન્સથી યોજાયેલા આ બેઠક ચોથી વખત યોજાઈ હતી

તેમણે વિવિધ ધર્મગુરુઓને પણ લોકોને ભેગા ન થાય તેવી અપીલ કરવા પણ કહ્યું છે લોકડાઉનમાં માલવાહક વાહનોને છૂટ આપવામાં આવી છે જેનો દારુની હેરાફેરી માટે દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે બાલાસીનોર અને અમદાવાદ બરોડા હાઈવે પરથી આ પ્રકારની દારુની હેરફેરી કરતા બે ટ્રકો ઝડપી પાડવામાં આવી છે આ સાથે કોરોના વાયરસની અસર મોટી ઉંમરના લોકો તેમજ સાથે અન્ય બિમારી ધરાવતા લોકોને વધુ ધ્યાન રાખવા માટે પણ પોલીસ વડા દ્વારા અપીલ કરાઈ છે

કચ્છ જિલ્લા બજાર સમિતિ ભુજ અંજાર ભચાઉ અને રાપર ખાતેના માર્કેટયાર્ડોમાં પરમીશન બાદ હરાજીની પ્રક્રિયા પ્રારંભ થઈ છે જે તે વેપારી અને દ્વકાનદારોએ સંબંધિત માર્કેટયાર્ડ પાસેથી પાસ ઈસ્યુ કરી ખેતપેદાશો જણશીની હરાજી પ્રારંભ કરી છે

આ સંસ્થાના અગ્રણી વિભાકર અંતાણીએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા દર વર્ષે વિશ્વ પુસ્તક દિન જાહેર કાર્યક્રમ સહિતના કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવે છે પરંતુ ચાલુ સાલે કોરોના વાયરસસંક્રમણની સ્થીતિને અનુલક્ષીને સંસ્થા દ્વારા સભ્યો તેમજ વાચકોને ઘેર રહીને જ પુસ્તક પૂજન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે શીતલ વૈશ્નવ કચ્છ મુફતી એ કચ્છ મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ આવી રહ્યો છે ત્યારે વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સંક્રમણની પરિસ્થિતિમાં નેક કામો કરવા તથા સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા મુફતી એ કચ્છ સૈયદ અહેમદશા બાવા બુખારી દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજને અપીલ કરવામાં આવી છે તેમણે આ પવીત્ર મહિનામાં જકાત ફિત્રા ઈમદાહ ખૈરાત કાઢી ગરીબ મિસ્કિન વિધવા અનાથ લાચાર ભુખ્યાઓને મદદ કરવી રોજેદારને ઈફતાર કરાવવું બિમારીને દવા લઈ આપવી વગેરે નેક કામો કરવાએ મોટી ઈબાદત છે તેમ જણાવ્યું હતું

તેમની પરાગ પૂર્તિમાં મુખોમુખ કટારે લોકચાહના મેળવી હતી

તેઓ સમર્થ સરજક સમીક્ષક વિવેચક અને અનુવાદક હતા શીતલ વૈશ્નવ કચ્છ હવામાન કચ્છ જિલ્લામાં રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં લૂનો પ્રકોપ યથાવત છે